વિરલ રાણા ર ઇન્ડિયા વિમાની સેવા એર ઈન્ડિયાની વિમાન સેવા આજે રાત સુધીમાં સામાન્ય થાય તેવી સંભાવના છે એર ઈન્ડિયાના અધ્યક્ષ અસ્વીની લોહાનીએ આજે દીલ્હીમાં પત્રકારોને જણાવ્યું હતું કે એર ઈન્ડિયાના સર્વરમાં ખામી ઉભી થવાથી એર ઈન્ડિયાની સેવાને ગઈકાલે રાતના સાડા ત્રણ વાગ્યાથી અસર થઈ હતી સવારે પોણા નવ સુધીમાં સર્વરમાં ઉભી થયેલી ખામી દુર કરવામાં આવી હતી

શ્રી લોહાનીએ કહયું કે આ બધી જ ફલાઈટોના નવા સમય નિર્ધારીત કરવામાં આવ્યા છે અને તેની જાણ મુસાફરોને કરવામાં આવી છે શ્રી લોહાનીએ કહયું કે મુસાફરોને થયેલી મુશ્કેલી બદલ વ્યવસ્થાપન તંત્રે ખેદ વ્યકત કર્યો છે

નિર્ધારિત સમય કરતા સવા ચાર કલાક ફ્લાઈ મોડી થઇ ફતી જેને લઈને પ્રવાસીઓ ફાલાકી માં મુકાયા ફતા

પ્રવેશ પ્રક્રિયા હવે શરૂ થશે મળતી માહિતી પ્રમાણે પ્રથમ રાઉન્ડમાં જે બાળકોને જે શાળામાં પ્રવેશ મળે ત્યાં તેને પ્રવેશ લઈ લેવાનું રહેશે નહીંતર તેમનો હક્ક જતો રહેશે

બીએસએફએ ધુસણખોરને બાલાસાર પોલીસને સોંપી દીધો છે આ અંગે બાલાસાર પોલીસે વ્ધુ પૂછપરછ હાથ ધરી છે

હવામાન વિભાગની યાદીમાં જણાવ્યું છે કે આગામી ત્રણ દિવસમાં ઉત્તર મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં ગરમીનું મોજું વધુ તીવ્ર બને તેવી સંભાવના છે દરમિયાન અમરેલી જિલ્લામાં સૌથી વધુ તાપમાન નોંધાતા અસહ્ય ગરમીનું મોજું ફરી વળ્યું છે સપ્ત તાપથી બચવા લોકો કામ વગર ઘરની બહાર નીકળતા નથી બપોરે રસ્તાઓ સુમસામ હોય છે

રણને અડીને આવેલા ગ્રામ્ય વિસ્તારીમાં લોકો પરેશાન થયા છે પશુ પક્ષીની હાલત કફોળી બની છે રાજ્યના આરોગ્ય કમિશ્નરનાં આદેશને પગલે કરછ જિલ્લા આરોગ્ય વિભાગે હિટવેવ એલર્ટ અન્વયે સાવચેતી રાખવા કાળજાળ ગરમીથી બચવા લોકોએ કેવી તકેદારી રાખવી તે અંગે જણાવાયુ છે જેમાં લોકોએ બિનજરૂરી ઘરની બહાર નીકળવું નફિ વધુ પડતા પ્રવાફી નો ઉપયોગ કરવો જેવા કે લીંબું શરબતશેરડી નો તાજો રસતાજા ફળો નો રસ અને સતત પાણી પીતા રેફવું લાંબો સમય સુધી તડકામાં ઉભા રહેવું નહિ આખું શરીર ઢંકાય તેવા કપડા પહેરવા આંખો પર ગોગલ્સ અને માથા પર ટોપી પહેરવી નાના બાળકોસગર્ભા સ્ત્રીવૃદ્વોએ ધરથી બહાર નીકળવું નહિ લાંબો સમય ભૂખ્યા રહેવું નફી જેવા તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે